ૈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગીયાર વાગે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી કોચી મેંગલુરૂ પ્રાફતિક ગેસ પાઇપ લાઇન દેશને સમર્પિત કરશે

આ આયોજન વન નેશન વન ગેસ ગ્રીડની દિશામાં સીમાચિન્હરૂપ છે

તે પ્રતિ દિવસ એક કરોડ વીસ લાખ મેટ્રીક ટન સ્ટાન્ડર્ડ કયુબીક મીટર પરીવહન ક્ષમતા ધરાવે છે તેનાથી એરનાકુલમ થ્રીસુર પાલકકડ મલ્લાપુરમ કોઝીકોડ કન્નૂર અને કાસરગૌડ જીલ્લાઓમાં થઇને કેરળના કોચ્યીમાં તરલ પ્રાફતિક ગેસ એલએનજી રેગ્યુલેશન ટર્મીનલથી પ્રાકૃતિક ગેસ પરીવહન કરવામાં આવશે આ યોજના આશરે ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઇ છે અને તેનાથી બાર લાખથી વધુ લોકોને રોજગારી મળી

પ્રધાનમંત્રીએ કહ્યું દેશમાં બહુ જલ્દીથી વિશ્વનું સૌથી મોટું અભિયાન કોવિડ રસીકરણ શરૂ કરવામાં આવશે પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈજ્ઞાનિકો અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ અને અન્ય વૈજ્ઞાનિક સંસ્થાઓએ મળીને વૈશ્વિક મહામારીનો ઉકેલ શોધી લીધો છે શ્રી મોદીએ કહ્યું કે સરકારના પ્રયાસોને ભારત આ સમયે વિશ્વ અનુસંધાનના રેંકિંગમાં પ્રથમ પચાસ દેશોમાં સામેલ છે

મંત્રાલયે જણાવ્યું કે દિલ્ફી અને આસપાસના ક્ષેત્રોમાં માટે હવા ગુણવત્તા પ્રબંધન આયોગે હરિયાણા રાજસ્થાન ઉત્તરપ્રદેશના રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આ મંજુરી આપી છે

પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઇકાલે સુરતમાં દેશના સૌ પ્રથમ માઇગ્રન્ટ સેલનો પ્રારંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે આ માઇગ્રન્ટ સેલમાં બીજા રાજ્યોમાંથી ગુજરાત રોજગારી માટે આવેલા શ્રમિકોની સંપૂર્ણ માહિતી મળી રહેશે આ માહિતીના આધારે શ્રમિકોને આવાસ આરોગ્ય વીમાના લાભો આપવાનું આયોજન કરાશે સુરતના મ્યુનીસીપલ કમીશનર બંધાનીધી પાનીએ જણાવ્યું હતું કે માઇગ્રન્ટ સેલના લીધે સુરતમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોને કલ્યાણકારી યોજનાઓ તથા સુવિધાઓના લાભ અપાશે આ પ્રસંગે શ્રીપ્રધાનના હસ્તે શ્રમિકોને ઓળખકાર્ડ તથા ધિરાણ સહાયના ચેકો આપવામાં આવ્યા હતા

ભારતીય રેલવે દેશમાં માલગાડીઓની ઝડપ ગતિને સુનિશ્ચિત કરવા માટે વિશેષ કોરિડોર બનાવી રહ્યું છે

લુધિયાણાના સહેનવાલથી શરૂ થનાર માલસામાન માટેનો ખાસ કોરિડોર પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ અને ઝારખંડથી થઈ પશ્ચિમબંગાળમાં દનકુની સુધી જશે જ્યારે ઉત્તરપ્રદેશના દાદરીને મુંબઈના જવાહરલાલ નહેરૂ બંદરને જોડતો પશ્ચિમી કોરિડોર ઉત્તરપ્રદેશ હરિયાણા રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્રાથી પસાર થશે

પક્ષના નેતૃત્વ અને પક્ષમાં દેશના નાગરિકોનો રહેલા વિશ્વાસના કારણે જ દેશભરની વિવિધ યૂંટણીમાં ભાજપને વિજય મળી રહ્યો છે શ્રી નફા ગઈકાલે ગાંધીનગરમાં પક્ષના પદાધિકારીઓ ધારાસભ્યો તથા જિલ્લા અધ્યક્ષોની બેઠકને સંબોધી રહ્યા હતા

નફાનું ગાંધીનગરમાં ભવ્ય સ્વાગત કરાયું હતું તેઓ ગાંધીનગર નજીક ઉવારસદ ખાતે આજથી શરૂ થનાર આરએસએસની સમન્વય બેઠકમાં ભાજપના પ્રતિનિધિ તરીકે હાજરી આપશે

ગઈકાલે નવી દિલ્હી ખાતે સાતમા તબક્કાની વાતચીત યોજાઈ હતી બેઠક બાદ પત્રકારો સાથે યોજાયેલી વાતયીતમાં શ્રી તોમરે જણાવ્યું કે ખેડૂતો નવી ત્રણ કૃષિ ધારાઓને સમાપ્ત કરવાના નિર્ણય પર મક્કમ છે જોકે સરકાર ઇચ્છે છે કે ખેડૂત સંગઠનો ત્રણેય કૃષિ ધારાઓ પર તબક્કાવાર ચર્ચા કરે બેઠકમાં કેન્રીચ્ય કૃષિમંત્રી નરેન્ગ્રસિંહ તોમર વાણિજ્ય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ સહિત વિવિધ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ હાજર હતા બેઠકના આરંભે આંદોલન દરમિયાન જીવ ગુમાવવાળા વ્યક્તિઓ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું

શાળાઓ શુક્રવારથી ખોલવામાં આવશે અને કોલેજોમાં શિક્ષણ કાર્ય આવતા સોમવારથી શરૂ થશે મહારાષ્ટ્રમાં કોવિડ સંક્રમણમાં ઘટાડો નોંધાતા કેટલાક જિલ્લામાં સ્કૂલો ગઈકાલથી ફરી શરૂ કરવામાં આવી છે

બિહારમાં શૈક્ષણિક કાર્ય કોવિડના નિયમોને ધ્યાને રાખી ગઈકાલથી યાલુ કરવામાં આવ્યું

રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથે શ્રી વિનીત કોઠારીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા તેઓ મદ્રાસની વડી અદાલતના કાર્યકારી ન્યાયાધીશ તરીકે કામગીરી કરી રહ્યા હતા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિના વડપણ હેઠળના પાંચ ન્યાયાધીશોના કોલેજીયમે તેમને ગુજરાતની વડી અદાલતમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી હતી

જયશંકર ત્રણ દિવસની શ્રીલંકાની મુલાકાતે આજે રવાના થશે

આ લોકડાઉનથી બ્રિટનમાં શાળા હોટલ દુકાનો સહિતના સ્થળો બંધ રહેશે શ્રી જોન્સને જણાવ્યું કે કોરોના વાયરસનો નવો પ્રકાર બ્રિટનમાં પહેલીવાર જોવામાં આવ્યો ત્યાર બાદ હવે તે અન્ય દેશોમાં પણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે